પ્રાદેશિક સમાચાર નિકીતા શાફ વાંચે છે

સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કર્યું મહિલા ઉપ સમિતિની બેઠકમાં મહિલા સશક્તિકરણ પર ભાર મૂક્યો

ઉઝબેકીસ્તાનની પાંચ દિવસની મુલાકાતે ગયેલા મુખ્યમંત્રી અંદિજાનમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણ મંચની બેઠકમાં બોલી રહ્યા હતા

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ઉઝબેકીસ્તાન અને ગુજરાત ભાગીદાર દેશ તરીકે જોડાયેલા છે ત્યારે અંદિજાનમાં યોજાઈ રહેલી આ બેઠક રોકાણોને આકર્ષીને આર્થિક વિકાસ માટે મદદરૂપ થશે ઉઝબેકીસ્તાનના નાયબ પ્રધાનમંત્રી એલ્યોર ગનિયેવે જણાવ્યું ફતું કે આ બેઠક યોજવાની પ્રેરણા અમને વાયબ્રન્ટ ગુજરાત રોકાણકાર પરિષદમાંથી મળી હતી

અંદિજાન શહેરમાં એક માર્ગનું નામાભિધાન સરદાર વલ્લભભાઇ પટેલ માર્ગ કરાયુ છે આ માર્ગ ઉપર સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ શ્રી રૂપાણી દ્વારા કરાયું આ ઉપરાંત શ્રી રૂપાણીએ અંદિજાનમાં ઉઝબેક ઇન્ડિયા ફ્રી ફાર્મા ઝોનમાં કેડિલા ફાર્માસ્યુટિક્લ ઉઝબેકીસ્તાન લિમિટેડનું ભૂમિપૂજન કર્યું ફતું મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ સમિટમાં થયેલા સમજુતી કરાર અંતર્ગત શરૂ કરેલા આ નવતર સાફસ માટે અભિનંદન પાઠવ્યા હતા મુખ્યમંત્રી રૂપાણીએ ગઈકાલે ઉઝબેકીસ્તાનના અંદિજાન વેપારી મહામંડળ તથા ફિક્કીની મફિલા ઉપ સમિતીની બેઠકમાં ભાગ લીધો ફતો આ પ્રસંગે બોલતા તેમણે જણાવ્યું છે કે કોઈપણ સમાજનો વિકાસ મફિલાઓના સશક્તિકરણ તથા નારીશક્તિના યોગદાન વિના અધૂરો છે

પેટા ચૂંટણી માટેના જાહેર પ્રચાર પડધમ ગઈ કાલે શાંત થયા હતા આજથી ઉમેદવારો પોતાના મતદાન ક્ષેત્રોમાં ઘરે ઘરે જઈ લોકસંપર્ક દ્વારા પ્રચાર કરશે થરાદ રાધનપુર ખેરાલુ બાયડ અમરાઈવાડી અને લુણાવાડા એમ છ બેઠકો ઉપર થનારી પેટા ચૂંટણી માટે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવાયો છે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર એસ મુરલીક્રિષ્નાએ જણાવાયું ફતું કે તમામ બેઠકો માટે ઈવીએમ અને વીવીપેટની ચકાસણી થઈ ગઈ છે અને કર્મચારીને તાલિમ અપાઈ ગઈ છે

ઉલ્લેખનીય છે કે આ પેટા ચૂંટણીમાં અમદવાદ વડોદરા અને જૂનાગઢ મહાનગરપાલિકાઓની કુલ ત્રણ બેઠકો પર પેટા ચૂંટણી થોજાશે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે કેન્દ્રીય ગૃહ્મંત્રી બન્યા બાદ પ્રથમ વખત ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવેલા શ્રી શાફે ગઈકાલે સોમનાથ મહાદેવના દર્શન અભિષેક પૂજા કરી સાંધ્ય આરતીમાં ભાગ લીધો હતો શ્રી શાહે લોકોના રક્ષણ કલ્યાણ અને સુખશાંતિની પ્રાર્થના કરી હતી

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ ગુરૂવાર પછી પણ જો હવાનું ફળવું દબાણ વધું ઘેરું બને કે વરસાદી સિસ્ટમમાં પલટાય તો વરસાદ પડી શકે છે તેની સાથે દરિયાકાંઠે ઝડપી પવન ક્રંકાય તેવી પણ શક્યતા છે

બગસરા પંથકમાં પણ વરસાદી વાતાવરણ જામ્યું હતું અચાનક ફરી ખાબકેલા વરસાદના કારણે મગફળી અને કપાસના પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રફી છે જિલ્લામાં મોડી રાત્રે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલ્ રહ્યો હતો ભાવનગર જિલ્લામાં ગઈ સાંજે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ભારે પવન સાથે વરસાદના કારણે અફડાતફડી મચી ગઈ ફતી ડાંગ જિલ્લામાં નાગલી વરઈ અને ડાંગર જેવા પાકોની કાપણી પૂરજોશમાં ચાલી રફી છે ત્યારે ગઈકાલે પડેલા વરસાદી ઝાપટાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે

ઉલ્લેખનિય છે કે દબંગ દિલ્હી અને બેંગ્લોર વોરિયર્સની ટીમો સ્પર્ધાની ફાઈનલમાં પ્રથમવાર પફોંચી ફતી આ સ્પર્ધામાં યુપીના સુમિતની યંગ પ્લેયર ઓફ ધ સિઝન પુરસ્કાર માટે જ્યારે દિલ્ફીના નવીન કુમારને વેલ્યએબલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પુરસ્કાર માટે પસંદગી થઈ છે રેડર ઓફ ધ ફાઈનલનો પુરસ્કાર બેંગ્લોર બુલ્સના પવન શેફરાવતને જ્યારે ડિફેન્ડર ઓફ ધ ટુર્નામેન્ટનો પુરસ્કાર યુમુમ્બાના ફૈઝલ અત્રાચીને અપાયો છે

જે માટે ગુજરાતભરના વિવિધ જિલ્લાના પસંદ થયેલા ખેલાડીઓ કોચિંગ કેમ્પ ફાલ વ્યારા ખાતે ચાલી રહ્યા છે ખોખોની રમતને વધુને વધુ પ્રોત્સાફન મળે અને ગુજરાતના ખેલાડીઓ દેશભરમાં નામના મેળવે તે ઉદ્દેશ્યથી વ્યારા ખાતે ખોખો રમતના આ તાલીમ વર્ગ ચાલી રહ્યા છે ગઈકાલે તાપી જિલ્લા ખોખો એસોસિએશનના પ્રમુખની અધ્યક્ષતામાં ખેલાડીઓ માટે શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ખેલ એસોસિએશનના અધિકારીઓ અને ખેલાડીઓ ફાજર રહ્યા હતા